પંચે રાજકીય પક્ષોને યું ટણી પ્રકિયા દરમિયાનસર્તક અને સાવધાનીપૂ ર્વક વર્તવ્પ્તી વાત ખાસ દોહરાવી છે ચ્યું ટણીપં ચે રાજ્યોના મુખ્યયૂં ટણી અધિકારીઓ અને જીલ્લાના અન્ય અધિકારીઓને ઉમેદવારો આયોજકોને કોવિડ માર્ગદર્શિકાના કડકપાલન અંગે સૂ યના આપવા જણાવ્યું છે અને યોગ્ય લાગે તો તેમના વિરૂધ્ધ કાયદા પ્રમાણેકાર્યવાહી કરવા પણ જણાવ્યું છે શિતલ વૈશ્નવ ઉધોગમંત્રી ખાદી પગરખા કેન્દ્રિય સૂ ક્ષ્મ લઘુ અને મધ્યમઉદ્યોગમંત્રી નિતિન ગડકરીએગઈકાલે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી ખાદી અને ગ્રામોદ્યોગકમિશન દ્વારા નિર્મિત ઉચ્ય ગુણવત્તાયુક્ત ખાદી કાપડના પગરખાના વેચાણનો શુ ભારંભકરાવ્યો આ પગરખા ખાદી સિલ્ક કે ખાદી સૂ તરના કાપડમાંથી બનેલા છે શ્રી ગડકરીએકે વી સી

તેઓ નલિયાના જં ગલેશ્વર મ્દેાન ખાતે જાહેર સભાને સંબોધન કરશે તેમ ભાજપ મીડિયા સેલની યાદી જણાવે છે શિતલ વૈશ્નવ હસમુખ ભાવસાર અવસાન ગુજરાતી રંગભૂ મિ અને ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા કલાકારહસમુ ખ ભાવસારનું ગઈકાલે અવસાન થયુ છે હસમુખ ભાવસારે અનેક નાટકોમાં સફળ ભૂ મિકા ભજવીછે દૂરદર્શન પર પ્રસારિત થતી એક ડાળના પંખી મામાનુ ઘર કેટલે જેવી સિરિયલો પણ તેમણે પોતાના અભિનયની અવિસ્મરણીયછાપ છોડી છે દસ્તાવેજી ફિલ્મ ગુજરાતીફિલ્મ સહિત અભિનયના ક્ષેત્રમાં તેમને સફળ યોગદાન આપ્યુ છે શિતલ વૈશ્નવ ચરસ પકડાયુ કચ્છમાં જખૌ ખાતે આવેલા ભારતીય તટરક્ષકદળ સ્ટેશનના ચોકીયાત જહાજ દ્વારા કડિયારી બેટ ઉપરથી પાંચ કિલો નશીલા પદાર્થનોજથ્થો પકડાયો છે

ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક બાદ મીડિયાને માહિતી આપતા શ્રી પટેલે ઉમેર્યુ હતું કે આરોગ્ય પર્યટન અને ખેડુતના ફાયદા અંગેના ત્રણ પ્રોજેક્ટનું ઈલોકાર્પણ શ્રી મોદી કરવાના છે જેમાં બાળકોને હ્યદયરોગની સારવાર મળે તેવી અલાયદી હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે

ગઈકાલેરપ દર્દી સાજા થઈ જતાં રજા અપાઈ હતી